રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું છે કે માધાપર ના આ મહિલા દર્દી સાથે સંકળાયેલા તમામ લોકો ને ક્વોરેંટાઈન કરાયેલા તે સૌ ને પણ આજે દવાખાના માં થી રજા અપાશે

ખેડૂતો પાસે ખેત પેદાશો પડી હોવા છતા તેનું વેયાણ ન થવાથી ધરતીપુત્રો પણ મુશ્કેલીમાં મુકાયા છે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની સાથે અનાજનો પુરવઠો પણ જળવાઈ રહે તે હેતુથી સરકારના આદેશ અને ગાઈડવાઈનને અનુસરીને આજથી ભુજ રાપર એપીએમસીમાં પણ અનાજ વિભાગનો ધમધમાટ શરૂ થયો છે

બરાડીયાએ જણાવ્યું કે આજે એરંડાનો વેપાર થયો હતો

એપીએમસી ડાયરેકટર નવીન ગણાત્રાએ કહ્યું કે સરકારી ગાઇડલાઇન મુજબ અનાજ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે યાર્ડમાં ભીડ ન થાય તે માટે ડ્રાયવર સાથે એક ગાડીમાં એક જ વ્યકિતને આવવા દેવામાં આવી રહ્યા છે બીજી તરફ અનાજ વિભાગ માટે પાસ બનાવવા પણ ખેડૂતોની લાઇનો જોવા મળી હતી મદદનીશ કલેકટર મનીષ ગુરવાનીએ પણ આજે સવારે ભુજ એપીએમસીની મુલાકાત લઇ શાકભાજી વિભાગની કામગીરી નિહાળી હતી

યાર્ડમાં પ્રવેશનારાઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવી રહ્યું છે

ખા સમસ્યાના નિવારણ માટે ભારત સરકાર દ્વારા કિસાન રથ મોબાઈલ એપ લોન્ય કરાઈ છે જેનો કચ્છના ખેડૂતો ઉપયોગ કરે તે માટે અપીલ કરાઈ છે આ મોબાઈલ એપ ખેતી કરતા ખેડૂતો વેપારીઓ ટ્રાન્સપોર્ટર માટે પરિવહન માટેની માહિતીના આદાન પ્રદાનનું માધ્યમ છે

કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતો કૃષિ પેદાશનું સંયાલન કરતા વેપારીઓ અને પરિવહન સાધનોની સેવા પૂરી પાડનાર ટ્રાન્સપોર્ટર વય્યે તેઓ પરિવહન કરવા માંગતા માલની એકબીજા સાથે સીધા ઓનલાઇન માહિતીની આપ લે માટેની અનુકૂળ્તા મળી રહેશે